કેન્દ્ર સરકારની નીતી ગ્રામીણ અર્થતંત્ર મજબુત બનાવવાની છે કોરોનાના કપરાકાળમાં કૃષિક્ષેત્રની સાથે સાથે વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ અને નાગરીકોએ પ્રશંસનીય કામગીરી કરી છે

પાણી શિક્ષણ આરોગ્ય જેવી વિકાસ પ્રાથમિક સુવિધાઓ મળશે

શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કર્યા હતા

સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા અને રાંદેર ઝોનમાં સાકારિત સુમન હાઈસ્ફૂલ વાંચનાલય ઈ બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ મુખ્યમંત્રીના ફસ્તે કરવામાં આવ્યું છે

ગોહિલ

દૂધસાગર ડેરી મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધની ચૂંટણી જાહેર કરવામાં આવી છે આ ચૂંટણી આખરી મતદાર થાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે

તેમાં કડી કલોલ ગોઝારીયા તેમજ સિધ્ધપુર ઉંઝા બેઠકો પર મહિલા અનામતની બેઠકો છે

પાંચમી જાન્યુઆરીનાં રોજ મતદાન યોજાશે તેજ દિવસે મતગણતરી પણ કરવામાં આવનાર છે ડાંગ માવઠુ ડાંગ જિલ્લામાં બીજા દિવસે સવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો છે વરસાદને કારણે આહવા અને સાપુતારાના વાતાવરણમાં ધુમ્મસ પ્રસરી ગયું હતું આજે બીજા દિવસે પણ અષાઢી માહોલ સર્જાયો છે ડાંગ જિલ્લામાં કમોસમી માવઠાને કારણે ધરતીપુત્ર ચિંતીત બન્યા છે ખેડૂતોમાં ચણા ડુંગળી લસણ વટાણા ટામેટા જેવા શાકભાજીના પાકોમાં નુકસાન થવાની ભીતી સર્જાઈ છે